ટી બસો ટ્રેન સેવા તેમજ બીઆટીએસ બંધ રહેશે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કરતાં જણાવ્યું હતું કે જનતા કરફયુના ચુસ્ત અમલનું સારી રીતે પાલન કરી શકે જે અંતર્ગત તમામ સરકારી ટ્રાન્સપોર્ટ બંધ રહેશે

જેનો અમલ નહીં કરનાર નાગરિક સજાને પાત્ર ગણાશે

નિરાધાર વૃધ્ધ દિવ્યાંગ સહિત રાજય સરકારની સહાય મેળવનારને એકમાસનું પેન્શન એડવાન્સ અપાશે રેસ્ટોરેન્ટ હોટલમાં ખાદ્ય વસ્તુ કાઉન્ટર ડીલીવરીથી અપાશે દવાઓ કરીયાણું અને જીવન જરૂરી ચીજવસ્તુ સિવાયની વસ્તુઓના વેંચાણ માટે શોર્પીંગ મોલ બંધ રહેશે

કોરોનાને રોકવા માટે જિલ્લા કલેકટરશ્રીની સુચનાથી ખાનગી એકમોને પણ જનતા કરફયુમાં જોડાવવાની અપીલ કરવામાં આવી હતી

ઓનલાઈન ટીકીટ રીફંડ ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દવારા રરમી માચ જનતા કરફયુના દિવસે સવારના સાત વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી એસ ટી ની તમામ બસો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે

આરતી ભટ ખાદ્ય વ્યવસાય તકેદારી રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના ઉપાય તરીકે રાજયના ફંડ સેફટી કમિશ્નર દવારા હોટલ રેસ્ટોરેન્ટ સહિતના ખાદ્ય વ્યવસ્થા સાથે સંકડાયેલ વ્યકિતઓ તેમ સંસ્થાઓને સૂચના આપવામાં આવી છે તે મૂજબ ગ્રાહકના જમવાના ટેબલ વચ્ચે ઓછામાં ઓછૂં એક મીટરનું અંતર રાખવું તેમજ ગ્રાહકોની ભીડ ન જામે તે રીતની વ્યવસ્થા ગોઠવવાની તાકિદ કરવામાં આવી છે આ સિવાય સરકારશ્રીની અગાઉની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે

તે સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવવાથી તેમજ સંક્રમિત વ્યકિતના થૂંકવાના કારણે આ રોગનો ફેલાવો થવાની શકયતાઓ રહેલી છે જે ધ્યાને લેતા કચ્છ જિલ્લામાં તમામ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન બસ સ્ટેશન જાહેર બગીયાઓ અન્ય જાહેર સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ અંગેના રાજય સરકારના આરોગ્ય વિભાગ તા

પ્રેમકુમાર કન્નરે જણાવાયું છે આરતી ભટ મંદિર બંધ કલેકટરશ્રી ભુજના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસના અટકાવ અને સાવચેતીના પગલાં ભરવા સબંધિત વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોના આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં કલેકટરશ્રી પ્રવિણા ડી

એ કચ્છના પ્રસિધ્ધ લોકપ્રિથ મંદિરો માતાનો મઢ કોટેશ્વર નારાયણ સરોવર અને સ્વામીનારાયણ મંદિર વિશેષ તકેદારીના ભાગરૂપે બંધ રાખવા સબંધિત આગેવાનો અને ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો છે દરેક યાત્રીઓ શ્રધ્ધાળુઓને તા